ત્રીજી લહેર ઓછી ધાતક બને તે માટે ગુજરાતે શું કરવુ જોઈએ તેના વિષેનું માર્ગદર્શન આ બેઠકમાં તબીબોએ આપ્યું હતું તબીબી સારવારનો વ્યાપ અંતરિયાળ ગામડામાં વસતા માણસ સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ તેના ઉપર પણ ભારપૂર્વક ચર્ચા આ બેઠક માં થઈ હતી

તેજસ પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ફેલ્થના ડાયરેક્ટર ડૉ દિલીપ માવલંકર ઝાયડસ હોસ્પિટલના ડાયાબેટોલોજીસ્ટ ડૉ

અતુલ પટેલ પલ્મોનલૉજીસ્ટ ડૉ તુષાર પટેલ યુ એન મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ

પટેલ અને એપોલો હોસ્પિટલના ડૉ મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે

જયંતી રવિ રાજ્યના આરોગ્ય વિભાગના અગર સચિવ ડોક્ટર જયંતી રવિએ જણવ્યું છેકે કોઈના સંક્રમણના બીજા તબ્બકામાં સંક્રમણનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે

તેમણે વધુમાં જણવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સુરક્ષિત કરવા મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે અને કોવિડ કેર સેન્ટર કાર્યરત થયા છે જેનાં પરિણામે ગ્રામ્ય સ્તરે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને વ્તીર્ત સારવાર મળશે અને સ્કોરોનાની સાંકળ તોડવામાં પણ સફળતા મળશે તેમણે લોકોને સંક્રમણના પ્રાથમિક તબ્બકે જ સારવાર લેવાની અપીલ કરતાં વધુમાં જણવ્યું હતું કે રાજ્ય સરકારે સમયસર પથારીની સુવિધાદવાઓ તેમજ ઓક્સિજનની સુવિધા ઉપલ્લ્બ્ધ કરવી છે જેના પરિણામે આ સફળતા મળી છે નિષ્ણાતોના મતે દેશભરમાં કોરોના સંક્રમણની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે એનાં આગોતરા આયોજન માટે ગઈકાલે કોવિડ ટાસ્ક ફોસના સભ્યો સાથે મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ચર્ચા કરી હતી

જયંતી રવિએ જણાવ્યું હતું કે સરકાર રસીકરણ પર ભાર મૂકી રહી છે તેમણે સૌને સત્વરે રસી લેવાની અપીલ કરવા સાથે ઉમેર્યું હતું કેવેક્સીન સાથે કોવિડ પ્રોટોકોલનો યુસ્તપણે અમલ કરશું તો આગામી સમયમાં આપણે યોક્કસપણે કોરોનાને મ્હાત આપી શકશું આશુતોષ અંતાણી કોરોના રાજ્ય રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં ધટાડો ગઈકાલે પણ યથાવત રહ્યો હતોતો મૃત્યુ આંકમાં પણ ધટાડી નોધાયો છે